પ્રધાનમંત્રી ખેડૂત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની સરકાર દરેક મુદ્દે ખેડૂતો સાથે ખૂલ્લા મને વાતચીત કરવા તૈયાર છે ત્યારે નવા કૃષિ ધારાઓ અંગે અવિશ્વાસ રાખવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી ગઇકાલે મધ્યપ્રદેશમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં વીડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી ખેડૂતોને સંબોધતાં પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે લઘુત્તમ ટેકાના ભાવોની નીતી રદ થવાની નથી અને એટલે જ સરકારે સ્વામીનાથન સમિતિનો અહેવાલ અમલમાં મૂક્યો છે

કોન્ટ્રાક્ટ ફામિંગ અંગે બોલતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે માત્ર ક઼ષિ ઉપજો બાબતે જ કરાર થવાના છે અને જમીનની માલિકી તો ખેડૂતોની જ રહેવાની છે એવી જ રીતે નવા ક઼ષિ ધારા ખેડૂતોને તેમની ક઼ષિ ઉપજો કોઈપણ સ્થળે વેચવાની છૂટ આપતા હોવાથી ખેડૂતોને જ ઊંચા દામ સ્વરૂપે આર્થિક લાભ થવાનો છે પ્રધાનમંત્રીએ ખેડૂતોના હિતમાં તેમની સરકારે લીધેલાં પગલાંઓની જાણકારી આપી હતી

આ બાબત પુરવાર કરે છે કે છેલ્લા બે દાયકામાં ગુજરાતના નાના શહેરો ગામો સુધી ઔદ્યોગીક વિકાસ થયો છે અને તેથી અર્થવ્યવસ્થાને નવી ગતિ મળી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસોચેમ સ્થાપના સપ્તાહ નિમિત્તે ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન સુધી પહોચાડવામાં વિકાસનાચાલકબળ એવા ગુજરાતની ભૂમિકા આ અંગેના વેબીનારમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા આયાત ધટાડવાની નેમ રખાઇ છે ત્યારે નવકલ્પના ઇચ્છાશકિત અનુકુળ નીતી અને ઉદ્યોગ સાહસીકતાના બળે ગુજરાત દેશના આર્થિક વિકાસને નવુ બળ આપી રહયું છે

રાજનાથ એરફોર્સ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે હૈદરાબાદ પાસે ડંડીગલમાં વાયુસેના એકેડેમીમાં પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે તેઓ બે દિવસના પ્રવાસે ગઇકાલે સાંજે વાયુસેના એકેડેમી પર્હોચ્યા ભારતીય વાયુસેનામાં વિવિધ શાખાઓના ફ્લાઇટ કેડેટો સેવામાં જોડાય તે પહેલાની તાલીમ સફળતાપૂર્વક પૂરી થવાના અવસરે સેના દ્વારા ભવ્યતાથી સંયુક્ત સ્નાતક પરેડની તૈયારી પૂરી થઈ ગઈ છે આ પ્રસંગે રાજનાથસિંહ સ્નાતક તાલીમાર્થીઓને રાષ્ટ્રપતિનું કમિશન પણ પ્રદાન કરશે સમારોહમાં ઉદ્દયન અને નેવિગેશન તાલીમ પૂર્ણ કરનારા ફ્લાઇટ કેડેટોને વિંગ્સ અને બ્રેવેટ્સ પણ આપવામાં આવશે કાર્યક્રમ બાદ વાયુસેનાના વિમાન હવાઈ કરતબ પણ પ્રદર્શિત કરશે ભારત ચીન ભારત અને ચીન આંતરરાષ્ટ્રીય વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે ઉભા થયેલ તનાવને ઘટાડવા રાજધ્વારી અને સેનાના સ્તરે વાતચીત ચાલુ રાખવા સંમત થયા છે ભારત અને ચીનની સરહદી બાબતોની મસલતી અને સંકલન સમિતિની કાર્યકારી સમિતિની ગઇકાલે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો બંને પક્ષો પોતાના દળો મુળ સ્થાને ખસેડવા સતત પ્રયાસ કરવા પણ સંમત થયા હતા વિદેશ મંત્રાલયના પુર્વ એશિયા વિભાગના સંયુકત સચિવે ભારતીય પ્રતિનિધિ મંડળનું આ બેઠકમાં નેતૃત્વ કર્યુ હતું

રાજ્ય ચૂંટણી કમિશનર કે કે શર્માએ જણાવ્યું છે કે સ્વતંત્ર અને હિંસા મુક્ત મતદાન માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે સરપંચો અને પંચો માટેની પેટા ચૂંટણી પણ આજે યોજાશે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 વધુ સમાયાર કોરોના અંગેના આ સંદેશ બાદ

અને નવ લોકોના મોત થયા છે

આ વર્ષના મહોત્સવની વિષયવસ્તુ છે વૈશ્વિક કલ્યાણ અને આત્મનિર્ભર ભારત માટે વિજ્ઞાન વિજ્ઞાન ભારતીના સચિવ જયંત સફશ્રબુધ્ધેએ આકાશવાણી સાથેની વાતયીતમાં જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલા નવા સંશોધનોની વિગતો આપીને યુવા પ્રતિભાને વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન આપવા વિજ્ઞાન મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે

ભારત વતી આર અશ્વીને ચાર ઉમેશ યાદવે ત્રણ અને જસપ્રીત બુમરાહે બે વિકેટો ખેરવી હતી ગઇકાલે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે બીજી ઇનિંગમાં એક વિકેટે નવ રન કર્યા હતા

વર્ધન ટીબી આરોગ્યમંત્રી ડોક્ટર ફર્ષવર્ધને ટીબી મુક્ત ભારત બનાવવાની દિશામાં બહ્પક્ષીય સમન્વય તેના નિયંત્રણ અને દર્દીઓ પર કેન્દ્રીત વધુ સારી સંભાળના મહત્વ પર ભાર આપ્યો છે તેમણે કહ્યું કે દેશમાં ટીબી રોગને અધિસૂચિત રોગ ઘોષિત કરવાથી તેની ઓળખ કરવામાં અને જાણકારી ના હોય તેવા કેસોને ઓછા કરવામાં મદદ મળી છે

ડોક્ટર હર્ષવર્ધને ટીબી અને છાતીની બીમારીઓ સંબંધિત રાષ્ટ્રીય સંમેલનની પ્લેટીનમ જયંતીને ડીજીટલ માધ્યમથી સંબોધિત કરતા આ વાત કરી હતી